પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે મંત્રીમંડળ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાઈ હતી વિવિધ મંત્રીઓએ તેમની કચેરીમાથી કે જ્યાં હોય ત્યાથી બેઠકમાં ભાગ લીધો હતો રાજકોટ ખાતે કલેક્ટર કચેરીમાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા બેઠકમાં ઉપસ્થિત રહી યર્યા વિચારણામાં સહભાગી થયા હતાં બેઠકની શરૂઆતમાં સચિવશ્રી અશ્વિનીકુમારે પ્રેઝન્ટેશન દ્વારા કોવિડના સંદર્ભમાં સમગ્ર રાજ્યનો ચિતાર રજુ કર્યો હતો જેમાં કોરોના વાયરસના દર્દીઓની વિગત કાયદો અને વ્યવસ્થા અનાજ વિતરણ શ્રમિકોને ટ્રેન દ્વારા વતન પહોંચાડવા વંદે ભારત મીશનથી વિદેશથી લોકોને પરત લાવવા એસ ટી બસોનું સુચારૂ સંચાલન ઔદ્યોગિક એકમો મનરેગા સુજલામ સુફલામ વગેરે બાબતોની સવિસ્તાર વિગતો રજુ કરી હતી

રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન હાજર રહ્યા હતાં પ્રસાદ કોરોના કોંગ્રેસ કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી રવિ શંકર પ્રસાદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતાં દેશમાં કોરોના સામેની લડાઈને નબળી પાડવાનો આરોપ મૂક્યો છે આજે દિલ્હીમાં પત્રકારો સાથે વાતયીત કરતાં શ્રી પ્રસાદે જણાવ્યુ હતું કે શ્રી રાહુલ ગાંધી જુઠાણા ફેલાવી રાષ્ટ્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ નકારાત્મકતા ફેલાવીને કોરોના સામેની લડાઈનો સંકલ્પ નબળો પડી રહ્યા છે

તેમણે શ્રમિક સ્પેશિયલ ટ્રેન અંગે પણ ખોટો આક્ષેપ કરવાનો કોંગ્રેસ નેતા ઉપર આક્ષેપ મૂક્યો હતો

જે દેશભરમાં સૌથી વધુ છે

ઉલ્લેખનીય છે કે રાજ્યના ભરૂચ ભાવનગર છોટાઉદ્દેપુર ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા છ દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી સિવિલ ગુજરાત વડી અદાલત ગુજરાત વડી અદાલત દ્વારા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની અપાતી સારવારના નિરીક્ષણ માટે નિમેલી સમિતિએ સિવિલ હોસ્પિટલની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના એક રેસીડેન્ટ ડોક્ટર નનામી ચીઠ્ઠી લખી સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર અપાતી ન હોવાની ફરિયાદ કરી હતી

આ સમિતિએ હોસ્પિટલની મુલાકાત લઈ કરેલી તપાસમાં સારવાર અંગેની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતો અહેવાલ વડીઅદાલતને સુપ્રત કર્યો છે આ અંગે વિસ્તૃત માહિતી આપતા કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે સમિતિએ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની સેવાઓ દવાઓ ક્લીનીકલ મેડીકલ મેનેજમેન્ટ સેમ્પલ કલેક્શન પીપીઈ કીટની ઉપલબ્ધિ સ્ટાફની તાલીમ દર્દીઓને અપાતા ભોજન સીસીટીવી નેટવર્ક મોનીટરીંગ રૂમ ડોક્ટર માટે જમવાની વ્યવસ્થા વગેરે તમામ બાબતોનું નિરીક્ષણ કરી કરાતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો શ્રી જાડેજાએ ઉમેર્યું કે ગુજરાત વડી અદાલતે આ અહેવાલની સકારાત્મક નોંધ લીધી છે

સિવિલ હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના નિષ્ણાત તજજ્ઞ તબીબોની કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક સેવા મળશે સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો

અમદાવાદના આવા કાર્ડધારક પરિવારોને મળવાપાત્ર અનાજનું વિતરણ આજથી ડઠ્ઠી જૂન સુધી કરવાનો નિર્ણય કરાચો છે

એ જ પ્રમાણે છેલ્લા અંકના આધારે અનાજ વિતરણ થશે

જૂનાગઢમાં કોરોનાની સારવાર લઇ રહેલા ત્રણ મહિલા દર્દીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે દાહોદમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા ચાર દર્દીઓના સાજા થયાના અહેવાલ છે વલસાડ નવસારી કોરોના વલસાડ જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે મળતી માહિતી મુજબ વલસાડના કોસંબા ગામમાં નોંધાયેલ આ કેસના દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઇની જાણવા મળી છે હાલ આરોગ્ય વિભાગ દ્વારા યુવક દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ છે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ સાત કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે

તો બીજો કેસ ગણદેવી તાલુકાના મોહનપુર ગામની એક મહિલા અન્યના સંપર્કના કારણે પોઝીટીવ આવી છે હાલ આ બંને પોઝીટીવ દર્દીને કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાજકોટ કોરોના રાજકોટ શહેરના કન્ટેઇનમેન્ટ એરિયા જંગલેશ્વર વિસ્તારમાંથી આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે

છોટા ઉદેપુર કોરોના છોટા ઉદેપુર જિલ્લા માં સૌ પ્રથમ કોરોના વાયરસ થી સંક્રમિત થયેલા બોડેલી ખાતેનો પરિવાર હાલ કોરોના મુક્ત થયો છે આ પરિવાર કોરોના થી સંક્રમિત થતાં વડોદરાની ગોત્રી હોસ્પિટલ માં સારવાર હેઠળ હતા પરિવાર માંથી અફીફા અહમદુલ્લા ખત્રી ગોત્રી હોસ્પિટલ અને રાજય સરકાર નો આભાર માને છે

કચ્છ સેને ટનલ કચ્છના માંડવી તાલુકામાં આવેલા મસ્કા ગામ ના સરપંચ કીર્તિભાઈ ગોર એ પોતાના ગામના યુવાનોની કોઠાસૂઝનો ઉપયોગ કરી સેનેટાઈઝ ટનલ બનાવડાવી છે ગ્રામ પંચાયત દ્વારા આ સેનેટાઈઝ ટનલ મુખ્ય બજારમાં મૂકવામાં આવી હોવાથી આમ નાગરિક તેનો ઉપયોગ કરી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી બે દિવસ માટે ગરમીનું મોજું યથાવત રહી શકે છે દીવ સૌરાષ્ટ્રન કચ્છમાં પણ ગરમી વધુ રહેશે તેવી આગાહી છે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં દમણ વલસાડ નવસારીમાં હળવાં વરસાદી ઝાપટાં થાય તેવી વકી છે